આ દિવસો દરમિયાન વિશેષ સલાહ આપવામાં આવી છે

સોમનાથ ટ્રસ્ટ વીમો સોમનાથ દર્શન અર્થે આવતા યાત્રિકો ની સુરક્ષા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીમો ઉતારવા મા આવ્યો છે આફત કે અન્ય આકસ્મિક બનાવ વખતે જો કોઇ યાત્રિકો નું મૃત્યુ થાય તો તેના વારસોને વળતર મળી રહે એ માટે સોમનાથ ટ્રસ્ટો વીમો ઉતાર્યો છે ટ્રસ્ટ એ માટે દર વષે સવા લાખનું પ્રીમિયમ યૂકવશે સોમનાથમાં અઘટિત બનાવ વખતે કોઇ યાત્રાળુનું મોત થાય તો તેના વારસોને વળતર મળી શકે જેથી યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે સવા લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે આગ પુણા કુંભારીયા ખાતે આવેલી રધુકુળ સેલ્યુમ ટેક્સટાઈલ માર્કેટમાં અગમ્યકારણીસર આગ લાગી ગઈ હતી આગની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પર્હોચી ગયું હતું સવારના સમયે લાગેલી આગના કારણે દુકાનો પર આવતાં વેપારીઓ અને કામદારોમાં ભયનો માહોલ પેદા થયો હતો શોર્ટ સર્કિટથી લાગેલી આગના ધૂમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતાં

હાલ મેજર કોલ જાહેર કરાયો છે પતંગ મહોત્સવ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને દેશ વિદેશના નિપુણ પતંગવીરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો

નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં ક્યાંક વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છ ત્યારે ભાજપ દ્વારા લોક જાગૃતિના સંદર્ભમાં ઠેર ઠેર સીએએના સમર્થનમાં રેલી યોજવામાં આવી રહી છે જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ સીએએના સમર્થન તેમજ સીએએ અંગે લોકોમાં સાયો સંદેશો પહોંચાડવા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોની અધ્યક્ષકામાં માલપુરમાં રેલી યોજાઇ હતી

ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મુકાબલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયો હતો

મેડિકલ સેંટર રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેંટર રાજકોટ ખાતે સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો તથા તેમના વાલીઓ માટે સ્પોર્ટ્સ અંગે પ્રોત્સાહન વધારવા તેમજ વિશેષ જાગૃતિ લાવવા સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે આ સેમિનાર માં પેરાઓલિમ્પિક્સ તથા અ ન્ય ખેલફ્નદ વિષયક ખાસ પ્રેસેંટેશન રાખવામાં આવેલ છે તેમજ ઉદાહરણ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે

બાળ અધિકાર અને બાળકોને ન્યાય આપવાનું કામ બાળ સુરક્ષા એકમની સાથે શિક્ષણ વિભાગનું પણ છે એમ જિલ્લા શિક્ષણાધિકારી એમ

આપણે સિમિત ન બનીએ